તો ઘણા વિસ્તારોમાં પાકને નુકશાન થયું છે

જેને પગલે રાજ્યમાં કોઈપણ જીલ્લાના પોલીસ કર્મચારી એક જ યુનિફોર્મમાં દેખા દેશે

જેમાં શહેરના શીખ સમાજ તેમજ અન્ય સમાજના લોકો જોડાયા હતા ત્રિદિવસીય આ ઉજવણી અંતર્ગત ધાર્મિક પ્રવચનો લંગર પ્રસાદ સહિતના આયોજનો કરાયા હતા જેનું આજે સમાપન થશે ભુજમાં શીખ ગુરુદ્વારા ખાતે ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતીની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

છેલ્લા એક સપ્તાહથી ઠંડીની તીવ્રતા વધી છે

વર્ષને અંતે નલિયામાં પ

ભુજ તાલુકાના અજરખપુરના ઈસ્માઈલ ખત્રી પાંચ હજાર વર્ષ જૂની અજરખ બાટીક કળા ને જાળવી બેઠા છે તેમની આ કલાને વૈશિક સ્તરે નામના અપાવવા તેમનું મહત્વનું થોગદાન છે તેમને બ્રિટનની ડી મોન્ટ ફોર્ટ યુનીવર્સીટી દ્વારા ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરાયા છે આવતી કાલે શ્રી ખત્રીની સાથે ગુજરાતના હિમાંશુ પટેલ મિત્તલ પટેલ અને વિપ્લવ કેતન પટેલનું સન્માન કરાશે

વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે પશુ પક્ષીઓની ગણતરી હાથ ધરતી હોય છે